ગઈકાલે મધ્યપ્રદેશના રીવામાં એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટનું વીડિથો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્દઘાટન કરતાં તેમણે કહ્યું કે રીવાએ વાસ્તવમાં ઇતિફાસ રચ્યો છે તેમણે કહ્યું કે રીવા જેવૈ માતા નર્મદા અને શ્વેત વાધની જેમ એશિયાના સૌથી મોટા સૌર ઉર્જા પ્રોજેક્ટના નામેં ઓળખાશે

ગઈક્રાલે કોરોનાના ગાંધીધામમાં ત્રણ અને રાપર તથા મુન્દ્રામાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં કોરોનાથી નવ દર્દીના મોત નોંધાયાં છે

ભવિષ્યમાં ગ્રાહકીના હિતને ધ્યાનમાં રોખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સ્થિત આયાતી કોલસા આધોજિત વીજ પ્રોજેક્ટ્સના પ્રશ્નોના નિરાકરણ માટે સર્વોચ્ય અદાલતના નિવૃત ન્યાયાધિશ શ્રી આર

અગ્રવાલના અધ્યક્ષપદે હાઈપાવર કમિટિની રચના કરવામાં આવી હતી આ ક્રમિટિની ભલોમણો તથા તેના ઉપર લીધેલા નિર્ણયોને મંત્રમંડળે મંજૂરી આપી હતી

જેને પગલે ભારે ઉકળાટ પછી ઠંડક પ્રસરી હતી

અસહય ઉકળાટ વચ્ચ મેઘમહેરને માણવા અનેક અબાલ વધ્ધ ભુજવાસીઓ નીકળી પડયા હતા દરમિયાન ભારે વરસાદની વચ્ચે ભજ શહેરના સરપટ ગેટ વિસ્તારમાં આવેલ મોબાઈલ ટાવર પર વીજળી ત્રાટકતા ટાવર ફાઉન્ડેશનને નકશાન થયું હતું તો દિવાલ ધરાશયો થઈ હતી આ ઉપરાંત શહેર અને આજબાજુના માધાપર સુખપર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા

આશુતોષ અંતાણી ભુજઃએક રાખીઃસરહદ સૈ સરહદ તકઃ રાષ્ટ્રની રક્ષા માટે દૈશની દ્વેર્ગમ સરહદો પર પોતાના પરિવારથી દૂર જીવના જોખમે ફરજ બજાવતા સુરક્ષા જવાનોનો જુસ્સો બુલંદ બનાવવા અને તેમની રક્ષા થાય તે હેતુથી જિલ્લામથક ભુજસ્થિત નાગરિક સંરક્ષણ કચેરી અને લાયન્સ ક્લબ ભુજના સંયુક્ત ઉપક્રમે એક અનોખું અભિયાન એક રાખીઃસરહદસે સરહદ તક નું આયોજન કરવામાં આવ્યું છે